નાગરિકતા સુધારા કાયદાની તરફેણ માં યોજાયેલી આ રેલી માં ઉમટી પડેલા ભાજપ કાર્યકરો નું નેતૃત્વં કાર્યકારી પ્રમુખ જે

નડા કરી એ કર્યું ફતું પાડોશી દેશો માં ધાર્મિક ઉત્પીડન નો શિકાર બન્યા બાદ પોતાના દેશ માં શરણ લેનાર લોકો ને નાગરિકતા બક્ષવાની વાત કેટલી મફત્વ ની છે તેની સમજણનો ફેલાવો આમઆદમી સુધી કરવા માટે આ રેલી યોજાઇ વિરોધપક્ષ દ્વારા કરતો આપપ્રચાર કેટલો ભ્રામક છે તેની વાત પણ આ રેલીમાં કરાઈ હતી જ નેહલ ઠક્કર વિરાજ ચૌહાણ ભારતીય જાણતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યુ છે કે નાગરિકત્વ અધિનિયમ અંગે વિરોધ પક્ષ દ્વારા ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે આજે જ્યપુરમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે કોંગ્રેસ હિંસા સામે એકપણ અક્ષર બોલતી કેમ નથી વિદેશમાં દમન પામેલા લોકોની દાયનીય સ્થિતિનું તેમને ભાન નથી તેમણે કહ્યુકે ભાજપ ભેદભાવ કર્યો નથી આ કાયદો નાગરીક્ત્વ આપવા માટે છે અને નાગરિકત્વ છીનવી લેવા માટે નથી શ્રી ચૌહાણે કોગ્રેશ અધ્યક્ષા સોનિયા ગાંધીને પ્રશ્ન કર્યો કે આ મુદે ગુહમાં ચર્ચામાં ભાગ નાં લીધો અને આખા દેશમાં અરાજકતા ઉભી કરી રહ્યા છે તેમણે કહ્યું કે લોકોમાંપ્રવવર્તી ગેરસમજ દુર કરવા ભાજપ દ્વારા ઠેર ઠેર રેલી થોજવામાં આવી રરહી છે નેહ્લ ઠક્કર હેલ્લારો પુરસ્કાર કચ્છની કથાવસ્તુ ઉપર આધારિત ગુજરાતી ફિલ્મ હેલ્લારો ને વર્ષ ની શ્રેષ્ઠ ફીયર ફિલ્મ નો પુરસ્કાર આજે નવી દિલ્લી ખાતે યોજાયેલા સમારંભ માં એનાયત કરાથી છે લેખક દિગ્દર્શક અભિષેક શાહને આ પુરસ્કાર ઉપરાષ્ટ્રપતિ વેંકઈથા નાયડુ એ અર્પણ કર્યો હતો ફેલ્લારો ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર અને કસબીઓની ટુકડી આ પ્રસંગે હાજર હતી ફિલ્મ દિગ્દર્શક અભિષેક શાહ પોતે આકાશવાણી ના અમદાવાદ કેન્દ્ર સાથે સંકળાયેલા હોવાથી આકાશવાણી પરિવાર માટે પણ આજે ગર્વ નો અનુભવ કરવાનો દિવસ હતો હેલા રિક્કર આનાવારી પક્રિયા રાજ્યમાં અછતની પ્રવર્તતી સ્થિતિને નિર્ધારિત કરવા આનાવારીને બદલે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાચેલ દુકાળ નિવારાણ પદ્ધતિ અપનાવશે કરછ જેવા વિસ્તાર તાલુકા અને મથક અને ગામોમાં વરસાદના આંકડામાં અનેક ગણી તફાવત જૌવા મળે છે તેથી આનાવારી યોગ્ય રીતે ન થઇ હૌવાની રજૂઆત થાય છે રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આનાવારી બંધ કરી નવી પદ્ધતિ અપનાવશે સુપ્રીમ કોર્ટ નાં આદેશ મુજબ કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા તૈયાર કરી છે નેહ્લ ઠક્કર રાજ્ય પરિક્ષા બોર્ડ એનએમએસ રાજ્યમાં રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા ગઈકાલે રવિવારે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું

કે જનરલ હોસ્પિટલમાં ખેતીવાડી માટે વપરાતી દવા પી જતા બેભાન બનેલા યુવાનને ચાર દિવસની બેભાન અવસ્થા અને એક મહિનાની વેન્ટીલેટરની ધ્રનીષ્ટ સારવાર બાદ દવાનું ઝેર દુર કરી બચાની લેવાયો હતો

નેહલ ઠક્કર ગૌ ઉત્પાદન અંજાર તાલુકાના નાની નાગલપર ગામે સૌરાષ્ટ્ર પ્રાંત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગ યોજાશે

નેહલ ઠક્કર વામાન કરછમાં ફરી વિષમાં હવામાનનો અનુભવ થઇ રહ્યો છે